પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીર સંબંધિત બે મહત્વપૂર્ણ વિધેયક સંસદમાં પસાર કરાવવા માટે તમામ રાજકીય પક્ષોનો આભાર વ્યક્ત કર્યો છે

કેન્દ્ર સરકારે દેશમાં કૃષિ ક્ષેત્રે સકારાત્મક સુધારાઓ આવે તે માટે કેટલાંક રાજ્યોમાં મુખ્યમંત્રીઓની ઉચ્ય અધિકારયુક્ત સમિતી બનાવી છે

જી સી

સી સી

રાજ્યસભાએ પણ આ પ્રસ્તાવ ઉપર મંજુરીની મહોર લગાવી દીધી છે

આ બંને પ્રસ્તાવ અને વિધેયક લોકસભામાં અગાઉ પસાર થઇ ચૂક્યા છે

પ્રસ્તાવ અને વિધેયક પર રાજ્યસભામાં થયેલી ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર દેશનું અભિન્ન અંગ છે અને સમગ્ર સદન આ રાજ્યની સમસ્યાઓ મામલે એક મત છે

પ્રધાનમંત્રીએ ટવીટ સંદેશામાં કહ્યું છે કે આ વિધ્યક તમામ દળોના સભ્યો વચ્ચે સ્વસ્થ ચર્ચા બાદ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યા છે તેમણે કહ્યું કે સંસદમાં બંને પક્ષોનો આ પ્રકારનો સહયોગ અને સમર્થન ઉત્સાહજનક છે પ્રધાનમંત્રીએ કહ્યું કે જમ્મુ કાશ્મીર આરક્ષણ સંશોધન વિઘેયકથી કઠુઆ સાંબા અને જમ્મુ જિલ્લાઓના સીમાવર્તી વિસ્તારોમાં રહેતા લોકો માટે ન્યાય સુનિશ્ચિત થશે તેમણે જણાવ્યું કે આ વિસ્તારોના પ્રતિભાશાળી યુવાનોની આકાંક્ષાઓ પૂર્ણ થશે જે રાજ્ય અને રાષ્ટ્ર બંનેના હિતમાં રહેશે

પ્રતિનિધી મંડળે પ્રધાનમંત્રીને ગુરૂનાનક દેવની જન્મજયંતી પર થોજાનારા કાર્યક્રમ અંગેની જાણકારી આપી હતી એક ટીવટ સંદેશામાં શ્રી બાદલે કહ્યું છે કે પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે સહમતી દર્શાવી છે પ્રધાનમંત્રીએ પ્રતિનિધી મંડળને આશ્વાસન આપ્યું હતું કે ભારતીય દૂતાવાસના માધ્યમોથી ગુરૂનાનક દેવ સાથે જાડાયેલા સ્થાન પર વિવિધ કાર્યક્રમો આયોજન કરવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ સમિતીના સંયોજક રહેશે જયારે કર્ણાટક હરિયાણા અરૂણાયલ પ્રદેશ ગુજરાત ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓને સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે કેન્દ્રીય ક્રષિ ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજમંત્રી પણ આ સમિતીના સભ્ય રહેશે આ સિવાય નીતિ આયોગના સભ્યોએ રમેશચંદને પણ સભ્ય સચિવ બનાવ્યા છે

આ સમિતિને બે મહિનામાં પોતાનો અહેવાલ રજુ કરવા જણાવાયું છે

સરકારી જાહેરાતમાં જણાવાયું છે કે આ સમજૂતીનો ઉદ્દેશ આયુષ ક્ષેત્રે રોગોનો ઉપયાર રોગીઓની દેખરેખ શિક્ષણ સંશોધન અને ઔષધ નિયંત્રણની પ્રક્રિયાને ડીજીટ્રાઇઝ કરવાનો છે આ પ્રસંગે આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેયાએ જણાવ્યું હતું કે ડીજીટ્રાઇઝેશનની આ પરિયોજનાથી દેશવાસીઓ તથા આયુષ મંત્રાલય સાથે જાડાયેલા તમામ લોકો અને સંગ નોને પણ ફાયદો થશે

પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે પ્લાસ્ટીક પર્યાવરણ માટે નુકસાનકારક છે અને પ્લાસ્ટીક બંધ કરવાનો નિર્ણય વ્યાપક વિચારવિમર્શ અને અધ્યયન બાદ કરાયો છે

શ્રી સોનોવાલે કહ્યું કે કેન્દ્રેએ પૂર્વોતર ક્ષેત્રો સાથેની એર કનેક્ટીવીટીને પ્રોત્સાહિત કરી છે તેમણે જણાવ્યું કે દક્ષિણ પૂર્વ એશિયાના તમામ દેશોની રાજધાનીઓથી અસમનું સીધું ઉદ્દયન શરૂ કરવાનો રાજ્ય સરકારનુંં લક્ષ્ય છે મુખ્યમંત્રી આસીયાન દેશોની રાજધાનીઓથી ગુવાહાટીની એર કનેકટીવીટી શરૂ કરવા અંગે કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો છે

એ દેશમાં સંશોધનની સંસ્ક્રતિને ઉત્તેજન આપવા માટે એક નવી પહેલ કરી છે આયોગે ભારતની અર્થવ્યવસ્થાના વિભિન્ન અડયણો વચ્ચે સંશોધનને ઉત્તેજન આપવાની યોજના સ્ટ્રાઇડ શરૂ કરી છે

તેમણે જણાવ્યું કે સ્ટ્રાઇડ યોજના સહયોગાત્મક સંશોધનની મદદથી દેશની અર્થવ્યવસ્થામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું યોગદાન વધારવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે

પર ઉપલબ્ધ છે

એમ ટ્રાન્સમીટર બારતાલ બેઝ કેમ્પ ખાતે શરૂ કર્યું છે